કૃષિ બિલ વિરોધ કેન્દ્ર સરકારની કૃષિ અને ખેડૂત વિરોધી મંજૂર કરવામાં આવેલા ત્રણ બિલના વિરોધમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે ન્યાય ક્રયનું આયોજન કરાયું હતું

ઉકાઇ ડેમ સંપૂર્ણ ભરાઇ જતા આવનારા બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઇ માટે તેમજ લોકોને પીવાનું પાણી મળી રહેશે

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મીયાંસણ ગામના યુવા શિક્ષિત ખેડૂત સૂર્યકાન્ત પરમારે ચીલાચાલુ ખેતી છોડીને આધુનિક ખેતી તરફ દોટ મુકી છ આ ખેતીને કારણે તે પગભર બનીને આર્થિક પરિસ્થિતિ મજબૂત કરી છે

ધાસની ખાસિયત એ છે કે ખૂબ ઝડપી તૈયાર થયા છે

દમણની મહિલાઓ દ્રારા નિર્મિત અનેક વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા પ્રર્દશનીમાં ખજૂરી ના ઝાડ ના ઝાડુપાપડ ગૃહ ઉધોગ લોકલ યટની આદિવાસી દ્રારા નિર્મિત વસ્તુઓ સહિત અનેક વસ્તુઓ ના સ્ટોલમાં મુકવામાં આવી હતી